યુવા ઉત્સવ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દીલ્ફીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે

સમારોફમાં ફાઈનલમાં વિજેતા થયેલા ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા

ભારતે પાકિસ્તાનને એમ પણ જણાવ્યુ છે કે તે ભારતીય હવાઈ દળના પાયલટને તત્કાળ છોડી દે અને એમને સહી સલામત રીતે ભારત પાછા મોકલે આ પાયલોટ ગઈકાલે સવારે ભારતીય હવાઈ સીમાનો ભંગ કરનાર પાકિસ્તાની જેટ વિમાનો સામેની કામગીરી બાદ લાપતા થયા હતા

લાપતા થયેલા અને પાકિસ્તાને જેમને અટકાયતમાં લીધા હોવાની શંકા છે જે પાયલટનું નામ વિંગ કમાંડર અભિનંદન વર્તમાન છે

દેના બેંકની મુખ્ય શાખાના અધિકારી દ્રારા ઉપરોક્ત યોજના અંતંગત સહાયરાશિ સંબંધિત માહિતી અપાય હતી તદઉપરાંત એનએલએમ શાખાના અધિકારી દ્રારા પણ વિગતો અપાઈ હતી

શ્રધ્ધાંજલિ સભા દરમ્યાન એકત્ર થનારી રકમ શહિદોના પરિવારની સહાય માટે કલેકટરને અર્પણ કરાશે કચ્છના તમામ તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં ખેડુત પરિવારોનો હાજરી આપવા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રામજીભાઈ છાંગાએ અનુરોધ કર્યો છે